છોટાઉદેપુર જિલ્લામાં પણ ગઇકાલે સવારથી આજ સવાર સુધીમાં અર્ધાથી દોઢ ઇંચ જેટલો વરસાદ થયો છે

જ્યારે રામી ડેમ પૂરો ભરાવા હજી સવાત્રણ મીટર પાણી બાકી છે

અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે

આ સાત ડેમમાંથી ચાર હજાર ચાર સો કવુસેક પાણીની આવક થઇ રહી છે શેત્રુંજી ડેમ પણ છલકાઇ ગયો છે

તેના લીધે ગામ તળાવો છલકાવા લાગ્યાં છે અને શહેરી વિસ્તારોમાં માર્ગો પર તેમજ ખેતરોમાં પાણીનો ભરાવો થવા લાગ્યો છે

આજે એક ઓનલાઇન વેબીનારમાં બોલતાં તેમણે જણાવ્યુ હતુ કે રાસાયણિક કૃષિના મજબૂત વિકલ્પ તરીકે પ્રાકૃતિક કૃષિ ખેડૂતોની દશા અને દિશા બદલનારી ક્રાંતિ સાબિત થશે પ્રાકૃતિક કૃષિને વધુને વધુ કિસાનો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે દર રવિવારે પદ્મશ્રી સુભાષ પાલેકર દ્વારા પ્રગતિશીલ ખડૂતો સાથે યુ ટયુબ સંવાદ યોજવામાં આવે છે આ સંવાદમાં આચાર્ય દેવવ્રતે જોડાઇને જણાવ્યુ હતુ કે એક દેશી ગાયની મદદથી ત્રીસ એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ થઇ શકે છે જેનાથી ઓછા ખર્ચે સ્વાસ્થ્યપ્રદ ખેત ઉત્પાદન મેળવી શકાય છે

તેમણે લખેલા પત્રમાં જણાવ્યું છે કે આદિવાસી વિસ્તારોમાં બાળકો દૂરસંચારના નેટવર્કના અભાવે ઓનલાઇન શિક્ષણથી વંચિત રહી જાય છે જે વિસ્તારમાં નેટવર્કની સમસ્યા છે ત્યાં નવા ટાવર ઉભા કરવા જોઇએ આ બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહ્માં જોડાવા અનુરોધ કરાયો છે

સુરતના સ્વપ્નિલ કે

સરવૈયાનો તેમાં સમાવેશ થાય છે